તથા ભારતની એકતા વધુ સુદઢ બની છે ટ્વીટર પર શ્રી મોદીએ જણાવ્યુ છે કે સરકાર આવનાર સમયમાં હજી વધુ કામગીરી કરશે જેથી પ્રગતિશીલ અને સમુદ્ર નવા ભારતનું નિર્માણ થઈ શકે

આરતીબેન ભદ્દ રાષ્ટ્રીય પેન્શન યોજના કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન અને વેપારીઓ તથા સ્વરોજગાર મેળવનાર લોકો માટેની રાષ્ટ્રીય પેન્શન યોજનામાં આગામી માર્ચ સુ ધીમાં એક કરોડ જેટલા લાભાર્થીઓ જોડાવા આયોજન કરી રહ્યા છે શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ કુમાર ગંગવાર ગઈકાલે પેન્શન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આ બંન્ન યોજનાઓ માટે લાભાર્થીઓની નોંધણી કામગીરી શરૂ કરાવી છે તેમણે કહ્યુ કે બંને યોજનાઓ સરળ અને કોઈ પણ અવરોધ વગરની છે

ટેકાના ભાવે ખેતપેદાશ વેચવા માંગતા ખેડુતો માટે પોતાના માલ અને જથ્થાનું વર્ણન ધરાવતી નોંધણી ઓનલાઈન કરવી ફરજીયાત છે

રસીકરણ કાર્યક્રમ સાથે એકપણ માતા કે બાળક રસીકરણ થી વંચિત ન રહે તે માટે જિલ્લામાં આઈસીડીએસ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કચેરીઓ તેમજ નગર પાલિકા વિભાગના સંકલનથી ઈન્દ્ર મિશન ઈન્દ્ર ધનુષની કાર્યવાહી કરવમાં આવશે

નગર પાલિકા પ્રમુખના હસ્તે ખીલપુજન થશે એ સાથે અન્ય કાર્યક્રમો યોજાશે

રાજયના પાટનગર જેવી લશ્કીર દળહવાઈ દળસીમા સુ રક્ષાદળઆકાશવાણીદુ રદર્શન જેવી સુ વિધાઓ આ શહેર ધરાવે છે

એફની સ્થાપના થઈ હતી કચ્છ સરહદે ધુ ષણખોરી અને દાણચોરી રોકવામાં આ દળની મહત્વની ભુમિકા રહી છે